એંગ એંગ હેંગ સાથે સંરક્ષણ સહકાર સઘન બનાવવા અંગે ચર્ચા મંત્રણા યોજાઇ

પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાનને દેશવાસીઓના આત્મવિશ્વાસ સાથે સીધો સંબંધ છે અને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના આ આત્મવિશ્વાસ વધુ દ્રઢ બનાવવાની સાથે તેમને જીવનમાં કોઇપણ અવરોધને હટાવી શકાય છે તેવું માનતા કરે છે

તેમણે કહ્યું હતું કે પાંચ વરસ પહેલાં અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાઓ દેશની ગરીબ જનતાને ભરોસો આપ્યો છે કે તેઓ પણ ઘરનું ઘર બનાવી શકે છે આ યોજના હેઠળ બે કરોડથી વધુ રહેણાકનાં મકાનો બંધાઇ ચૂકયાં છે અને તેનાથી માથે છાપરા વિનાના લોકોની હાડમારીનો અંત આવ્યો છે રાજનાથસિંહ સિંગાપુર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સિંગાપુરના સંરક્ષણમંત્રી ડો એંગ એંગ હેન સાથે મંત્રણા કરી હતી શ્રી સિંહે બેઠકની સફળતા અંગે વાત કરતાં જણાવ્યું કે સિંગાપુર જેવા સંરક્ષણ સહયોગ ધરાવનાર ભારત ભાગ્યશાળી દેશ છે તેમણે કહ્યું કે આજની વાતચીતથી બંને દેશોને ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ફાયદો થશે જે વિશેષ સંબંધોને વધુ ગાઢ બનાવશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓએ બંને દેશો વચ્ચે વધતાં સંરક્ષણ સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો

આ બેઠક માં લોકસભા અને રાજ્યસભાના સુચારું સંચાલન માટે બધા રાજકીય પક્ષોને સહાય આપવા અપીલ કરવામાં આવશે એક ખાનગી ટી વી ચેનલ સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે વિડીયો કોન્સફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે

કોવિડ રોગયાળાને ધ્યાને રાખીને દીક્ષાંત સમારોહમાં ફક્ત પી એયડી થયેલ વિદ્યાર્થીઓ અને સુવર્ણ પદક માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ વ્યક્તિગતરૂપે આપવામાં આવશે જયારે બાકીના વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમાં વર્યુઅલ રીતે આપશે

મંત્રાલયના સચિવ ગીરીધર આર્મણે અને ડીઆરડીઓના સચિવ ડો સતીષ રેડ્ડીએ આજે આ સમજૂતી કરાર પર સહીઓ કરી દેશના હિમ આચ્છાદિત વિસ્તારોમાં બારમાસી સંપર્ક માટેની પરસ્પર હિતની યોજનાઓમાં સહકાર સાધવા બંને પક્ષો સંમત થયા હતા

મરઘા બતકામાં બિમારી કેરળ હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને પંજાબમાં હોવાનું પાકું થયું છે જયારે આ રાજ્યો ઉપરાંત ગુજરાત હિમાયલ પ્રદેશ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને રાજસ્થાનમાં કાગડા સહિત અન્ય પક્ષીઓમાં બર્ડફલુ જોવા મળ્યો છે

ગડકરી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેર પરિવહન વ્યવસ્થા લોકો માટે સરળ સલામત અને પ્રદૂષણ મુક્ત હોવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે

શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે બસ સંયાલનમાં રાજ્યોએ સી એન જી એલ એન જી ઇલેક્ટ્રીક વ્હીકલ તેમજ ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણ વપરાશને પ્રોત્સાહન આપવું જોઈએ તેમણે રાજ્યોને આશ્વાસન આપ્યું કે જાહેર પરિવહન અદ્યતન અને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસોમાં તેમનું મંત્રાલય રાજ્યોને પૂરો સહકાર આપશે

બિહારના ગુરૂ ગોવિંદ સિંહના જન્મસ્થળે આવેલા તખતશ્રી હરમંદીર સાહિબ ગુરૂદ્વારામાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો શ્રધ્ધાળુઓએ ત્યાં પુજા પ્રાર્થના કરી હતી આ અવસરે વિશેષ લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારીને કારણે આ વખતે વિદેશમાંથી અને દેશના અન્ય ભાગોમાંથી આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે આજે પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી છે તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂ ગોવિંદ સિંહનું જીવન માનવતાં માટે પ્રેરણારૂપ છે

જમ્મુ કાશ્મીર રમત કેન્દ્રશાસીત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે જમ્મુમાં પ્રીમીયર લીગ શરૂ કરવાની જાહેરાત કરી છે

મંત્રાલયે જણાવ્યું કે દેશના પ્રખ્યાત કલાકારો હુન્નર હાટમાં રોજેરોજ આત્મનિર્ભર ભારત વિષય ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરશે

આ ક્વાયત બંને હવાઈ દળો વચ્ચેના જોડાણોનું મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે